મહારાષ્ટ્રના રાજ્યપાલે રાજ્યમાં નવી સરકારની રચના કરવા ભાજપે ઈન્કાર કર્યા બાદ શિવસેનાને સરકાર રચવાની ઈચ્છા અને ક્ષમતા વિશે જણાવવા કહ્યું છે

રાજીનામું આપવાની જાહેરાત કરી છે

અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા છે ઝારખંડ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડ્યું છે

શ્રેણી વિજય મેળવ્યો છે

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે જણાવ્યું હતું કે ભાજપ નવી સરકારની રચના નહિં કરે અને પક્ષે તેના નિર્ણથની રાજ્યપાલને જાણ કરી છે રાજ્યપાલે શિવસેનાને તેમની ઈચ્છા અંગે પૂછતા પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ બાંદ્રા ખાતે શિવસેનાના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી જઈને પક્ષ અધ્યક્ષ સાથે ચર્ચા વિચારણા કરી હતી

તેમણે શિવસેના અને કોંગ્રેસ સાથે કોઈ વાતચીત કર્યો હોવાનો ઈન્કાર કર્યો હતો મહારાષ્ર્ ની રાજકીય પરિસ્થિતિને લઇને કોગ્રેસ કાર્યકારી સમિતિએ આજે વચગાળાના પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીના નિવાસસ્થાને એક બેઠક યોજી હતી જેમાં એહમદ પટેલ કે સી વેણુગોપાલ અને મલ્લિકાર્જ્રન ખણે સહિત કોગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા બાદમાં પત્રકારો સાથએ વાત કરતા શ્રી ખણેએ જણાવ્યુ હતુ કે વધુ ચર્ચા માટે મહારાષ્ટ્રતનીનેતાઓને દિલ્ફી બોલાવવામાં આવ્યા છે આજે સાંજે બેઠક યોજાશે

તેમણે તેમના પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે એક ટ્વીટમાં તેમણે મંત્રીપદ ઉપરથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું શ્રી સાંવત વર્તમાન સરકારમાં ભારે ઉદ્યોગોના મંત્રી છે

સંબંધીત સ્થળેથી શસ્ત્રો અને વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે

સલામતી દળોના જવાનો નજીક આવતા જ છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો એક આતંકવાદી ગઈકાલે સાંજે ઠાર થયો જ્યારે બીજો આજે સવારે મૃત્યુ પામ્યો હતો

જમ્મુના વિભાગીય કમિશનર સંજીવ કુમારે આકાશવાણી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે શનિવારે બંધ રખાયા બાદ શાળા અને કોલેજોમાં આજથી શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થયું છે

બિહારનાં રાજ્યપાલ ફાગુ યૌહાણે રાજભવન ખાતે તેમને પદનાં શપથ લેવડાવ્યા હતા ન્યાયાધીશ કારોલ આ પહેલા ત્રિપુરાનાં મુખ્ય ન્યાયાધીશ હતા શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર અને વિધાનસભા અધ્યક્ષ વિજયકુમાર સાથે અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધાનકર પણ આ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે

વેંકૈયા નાયડુએ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં પુરતા પ્રમાણમાં અનામત આપીને રાજયકીય રીતે મહિલાઓને અધિકાર સંપન્ન બનાવવા અનુરોધ કર્યો છે

તેમણે કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે ભારત વિશ્વ ગુરૂ બને તેની જરૂર છે આ હેતુથી તેમણે યુનિવર્સિટીઓને શૈક્ષણિક પદ્વતિમાં સુધારો કરવા અને સંશોધનને મહત્વ આપવા અનુરોધ કર્યો હતો

બીજા દિવસે તેની ચકાસણી થશે

સત્તાવાળાઓએ જણાવ્યું છે કે ઝડપથી કુંકાતા પવનના કારણે મકાનોને નુકસાન થયું છે તથા ઘણી જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશાઈ થયાના અહેવાલ છે વાવાઝોડાના કારણે ખેતરમાં ઉભા પાકને પણ નુકસાન થયું છે

પાટનગરમાં હવાની ગુણવત્તાનો અભ્યાસ કરતા સફર સંસ્થાએ જણાવ્યું છે કે આવતીકાલે શહેરમાં હવાની ગુણવત્તા ખુબ જ નબળી રહે તેવી સંભાવના છિ

ગઇકાલથી ગુણવત્તામાં સુધારો થયો છે

મુખ્ય માર્ગો પરથી ફર્યા બાદ આ શોભાયાત્રા તખ્ત શ્રી હરમીન્દર સાહિબ ખાતે એક સભામાં ફેરવાશે જ્યાં મુખ્ય કાર્યક્રમ યોજાશે ગુરૂ નાનક જયંતિ નિમિત્તે ગુરૂનાનકજીના જીવન અને ઉપદેશ અંગે કથા વાંચન અને અખંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે ગુરૂ પુર્ણિમાએ મુખ્ય કાર્યક્રમ યોજાશે

પ્રધાનમંત્રીએ એક ટ્વીટ મારફતે જનતાને મન કી બાત કાર્યક્રમ માટે વ્યવહારિક વિચારો જણાવવાનો આગ્રહ કર્યો છે